તેમણે શ્રીલંકન પ્રેસિડેન્ટને તેમના દેશના ઝડપી વિકાસ માટે ભારત જરૂરી તમામ સહાય કરવાની ખાત્રી આપી હતી શ્રી રાજપક્ષા સાથેની બેઠકને ફળદાયી ગણાવી પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત અને સમૃદ્ધ શ્રીલંકા એ માત્ર ભારતના જ હિતમાં નથી પરંતુ સમગ્ર ભારતીય સમુદ્ર વિસ્તારોના હિતમાં છે તેમણે કહ્યું કે આતંકવાદને નિપટવા માટે અરસપરસ સહકાર અંગેની પણ વિગતવાર યર્યા થઇ હતી શ્રી મોદીએ ઉમેર્યું કે શ્રીલંકાના પોલીસ અધિકારીઓને કાયમી ધોરણે આતંકવાદને નાબુદ કરવા તાલીમ આપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ભારત પડોશી ફર્સ્ટ પોલીસી હેઠળ શ્રીલંકા સાથે મજબૂત સંબંધો બાંધવાની બાબતને પ્રાથમિકતા આપે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શ્રીલંકા દ્વારા તામિલ લોકોની સમાનતા ન્યાય શાંતિ અને સ્વમાનની આકાંક્ષાઓને પુરી કરાશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષાએ એક નિવેદનમાં જણાવ્યું કે બન્ને દેશો વચ્ચેની ચર્ચા ખુબ જ મધુર રહી હતી અને સલામતી સહયોગ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે માછીમારોના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરાઇ હતી અને શ્રીલંકા સરકાર કસ્ટડીમાં રહેલા ભારતીય માછીમારો અને બોટોને મુક્ત કરવા જરૂરી પગલાં લેશે

તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષા બાબતે ભારત અને શ્રીલંકા બન્ને દેશોએ સાથે મળીને સાથે કામ કરવાની જરૂર છે રાજપક્ષા વિદેશ મંત્રી ડો

જયશંકરને મળ્યા હતા અને પ્રાદેશિક મુદ્દાઓએ બન્ને વચ્ચે દ્વિપક્ષીય યર્યા થઇ હતી શ્રી ગોટબયાએ હોદ્દો સંભાબ્યા પછીની ભારતની આ પ્રથમ મુલાકાત છે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં મળશે

આ કવાયતનો હેતુ એકબીજા સાથેની નજીકની કામગીરીની સમજુતી વધે તે છે

આ દરમ્યાન ઝારખંડ વિધાનસભાની ચોથા તબક્કાની યૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનું આજે સમાપન થયું છે આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો સોમવાર સુધીમાં પરત ખેંચી શકશે

આ બેઠકો ચાર જિલ્લાઓ દેવઘર ગીરીડીફ હોકારો અને ધનબાદમાં પથરાયેલી છે

લોકસભામાં જવાબ આપતાં શ્રી જાવડેકરે કર્યું કે આ મિશનનો હેતુ દરિયાકાંઠા બંદર આતંરરાષ્ટ્રીય માળખું દરિયાકાંઠે રહેતા સમુદાયો વગેરે પર ક્લાઇમેટ ચેન્જની અસરનો ઉપાય કરવાનો છે

લોકસભામાં એક પૂરક પ્રશ્નોનો જવાબ આપતા જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પ્રસાર માહિત અને પ્રસારણ માધ્યમો દ્વારા કરવામાં આવે છે

લંચ બાદ સભાગૃહ્ મળી ત્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે વિવિધ રાજકીય પક્ષો સાથેની બેઠક દરમ્યાન નક્કી કરાયું હતુ કે સુશ્રી ઠાકુર સભાગૃહમાં ફરીવાર નિવેદન કરશે આ અનુસાર સુશ્રી ઠાકુરે નિવેદન કરતા કહ્યું કે બુધવારે સ્પેશ્યેલ પ્રોટેક્શન ગૃપ વિધેયકની ચર્ચા દરમ્યાન તેમણે ગોડસેનું નામ લીધું ન હતું અને ગોડસે દેશભક્ત હતા તેવુ જણાવ્યું ન હતું તેમણે કહ્યું કે આનાથી જો કોઇની લાગણી દુભાઇ હ્રોય તો તે ક્ષમા માગે છે પ્રજ્ઞા ઠાકુરનુ આ નિવેદન પહેલા વિપક્ષના નેતાઓએ મહાત્મા ગાંધી કી જય વગેરે સુત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો હતો સ્પીકરે દેખાવો કરી રહેલા સભ્યોને શાંત પાડવાની કોશિશ કરી હતી પરંતુ સભાગૃહમાં હોબાળો ચાલુ રહ્યો હતો કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે તેઓ માત્ર બિન શરતી માફીની માંગણી કરી રહ્યા છે

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેઓ દરેક રાજકીય પક્ષોના આગેવાનોને તેમની ચેમ્બરમાં મળશે

સર્ચ ઓપરેશન દરમ્યાન આ મોવોવાદીઓને અરનપુર વિસ્તારના નહાદીના જંગલોમાંથી પકડવામાં આવ્યા હતા પકડાયેલા માવોવાદીઓમાં એકને માથે ત્રણ લાખ રૂપિયાનુ ઇનામ હતું

આ લોકો ઉપર જીવતા બોમ્બ અને ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા

સુમિત નાગલે તેની આ પ્રથમ ડેવીસ કપની સ્પર્ધા જીતી લીધી છે

મેચને કુદરતી સ્થળે બદલવાના વિરોધમાં પાકિસ્તાને તેમના ઉચ્ચકક્ષાના ખેલાડીઓને પરત ખેંચી લીધા હતા જેને કારણે તેઓની ખોટ પડી હતી જાણીતા લીએન્ડર પેસ અને નવા આગંતુક જીવન નેડું ચે જીયાન આવતીકાલે ઠુફૈજા અને સોચેબ સાથે ડબલમાં મુકાબલો થશે